નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ

પ્રજાપતિએ આવતીકાલના મતદાન માટે તંત્ર દવારા કરવામાં આવેલ વિવિધ તૈયારીઓ અંગે માહિતી આપી હતી